આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ પણ સાથે રહેશે પ્રધાનમંત્રીના નિધારિત કાર્યક્રમ અનુસાર તેઓ નવી દિલ્હીથી સવારે વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અતર્ગત એક હજાર સાતસો સત્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ એક લાખ પંદર હજાર પાંચસો એકાવન આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ઈ ગૂહ પ્રવેશ કરાવશે

તેમને વધુમાં જણાવ્યું કેપીવાના પાણી માટે આખું વરસ રાજ્યને પાણી આપી શકાય તેટલો જથ્થો મળ્યો છેપરંતુ સિંચાઇનું પાણી આખું વર્ષ આપી શકાય તેટલો જથ્થો હજુ સંગ્રહ થયો નથી

વધુ પડતું વજન અને કેટલાક રોગોનો જંકફૂડ સાથે સીધો સંબંધ હોવાથી માનવ સંશાધનવિકાસ મંત્રાલયના નિર્દેશ મુજબ યુજીસીએ પરિપત્ર પાઠવ્યો છે

જો કે ભારતની મનુ ભાકરનો પરાજય થતાં તેઓ આ સ્પર્ધામાંથી બહાર થયા હતા હોકીમાં ભારતે હોંગકોંગને પરાજય આપ્યો હતો ભારતની અંકિતા રૈનાએ ટેનીસમાં સેમીફાઇનલમાં પ્રવેશ કરતાં તેનો એક ચંદ્રક નિશ્ચિત થયો છે